ટી

આજે યોજાનારી બેઠક પહેલાં વિપક્ષના શાસન હેઠળના રાજ્યોના મુખ્યમંત્રીઓની યોજાયેલી બેઠકમાં આ મુદ્દે એકસમાન નીતિ અપનાવવા અંગે ચર્ચા કરાઈ હતી એટર્ની જનરલ કે

વેણુગોપાલે અગાઉ મત વ્યક્ત કર્યો હતો કે જીએસટીના અમલ બાદ રાજ્યોની આવકમાં ઊભી થનારી ઘટની ભરપાઈ પોતાની તિજોરીમાંથી આપવા કેદ્ર સરકાર કાનૂની રીતે બંધાયેલી નથી

આ પ્રસંગે નીતિ આયોગના વાઇસ ચેરમેન ડો રાજીવ કુમારે જણાવ્યું કે ભારતીય અર્થતંત્ર વિશ્વ મંય પર મજબૂત નિકાસકાર બનવાની અપાર સંભાવના ધરાવે છે તેમણે કહ્યું કે આ માટે નિકાસ તૈયારી સૂચકાંક રાજ્યોની સંભવિતતાઓ અને ક્ષમતાઓનું મૂલ્યાંકન કરે છે નીતિ આયોગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અમિતાભ કાંતે જણાવ્યું કે નિકાસ તૈયારી સૂચકાંકમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નિર્ણાયક પરિમાણો પર મૂલ્યાંકન કરવામાં આવ્યું છે તેમાં ગુજરાત સૌથી ટોચ પર રહ્યું છે જ્યારે મહારાષ્ટ્ર બીજા ક્રમે અને તમિલનાડુ ત્રીજા ક્રમે છે

આ કાર્યક્રમ માટે જાહેર જનતા પાસેથી વિયારો અને સૂચનો આમંત્રિત કર્યા છે એક ટ્વિટમાં શ્રી મોદીએ કહ્યું કે તેઓ આ મહિનાની મન કી બાતમાં ચર્ચા માટે વિયારોની આપલે કરશે

તેઓ નમો એપ્લિકેશન અથવા માયગોવ પર પણ લખી શકે છે

એનટીએએ જણાવ્યું છે કે આ પરીક્ષા કોવિડના સંક્રમણને રોકવા માટેના સલામતીના નિયમોની જાળવણી સાથે લેવાશે

જેઈઈની પરીક્ષા એકથી છ સપ્ટેમ્બર દરમિયાન યોજાવાની છે

સૌથી નાની ઉંમરે આ ગૌરવપ્રદ પુરસ્કાર મેળવવાનું બહ્માન તેમણે મેળવ્યું છે સુશ્રી મારીએસને ધી ડિસકંફર્ટ ઓફ ઇવિનંગ પુસ્તક માટે પુરસ્કાર અપાયો છે આ પુસ્તકમાં નેધરલેન્ડના ધાર્મિક ખેડૂત પરિવારની કથા છે

એવી જ રીતે વન ડે ક્રિકેટની બોલરોની યાદીમાં ગુજરાતના જસપ્રિત બુમરાહે પહેલું સ્થાન મેળવ્યું છે ટેસ્ટ મેચોની શ્રેણીમાં ઓસેંીલિયાના સ્ટીવ સ્મીથે પ્રથમ અને બોલરોની સૂચિમાં ઓસ્રેહેલિયાના પેટ કમિન્સે પ્રથમ સ્થાન મેળવ્યું છે

આર્મડ ફોર્સ ટ્રીબ્યૂનલના અધ્યક્ષ રાજેન્દ્ર મેનને ગઈકાલે બધી જ ટ્રીબ્યૂનલની કાર્યવાહીનો આરંભ કરાવ્યો હતો

તેમણે ભારતના વંચિતો માટે તેમનું જીવન વીતવ્યું

દુનિયાભરમાં આ કુખ્યાત રોગ માટે ચાલી રહેલી દસકાઓ લાંબી ઝૂંબેશમાં આફ્રિકાનીપોલિયી નાબુદી એક સીમાચિહ્નરૂપ ગણી શકાય તેમણે આ દિવસને આફ્રિકા માટે ઐતિહસિક દિવસ તરીકે ગણાવ્યો હતો પ્રોફેસર રોઝ ફોમ્બાન લેકેની સમિતિએ છેલ્લાં ચાર વર્ષમાં આફિકા ખંડમાં પોલિયો વાયરસનો એક પણ કેસ નોંધાયો ન હોવાનું પ્રમાણિત કર્યું છે